વિમાનમથકો પર ચકાસણી કરવામા આવે છે અને હોસ્પીટલોમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અનુસાર પગલા લેવાયા છે રાજય સરકારે અટકાયત અને નિયંત્રણ માટે નિષ્ણાત ડોકટરોનુ ટાસ્ક ફોર્સ ર ચ્યુ છે

તેમની તપાસ કરવામા આવી હતી

જેકે તમામનુ પરિણામ નેગેટીવ રહ્યુ છે વિમાનમથક પર આઠ તવીબી ટુકડી તૈયાર રાખી છે કેન્દ્રીય ટુકડીએ પણ નિરીક્ષણ કરીને કામગીરી બદલ સંતોષ વ્યકત કર્યો હતો ગાધંનીગરમાં કોરોના માટેનો ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાથી છે અમદાવાદની બી

મેડીકલ તથા જામનગરની એમ પી શાહ કોલેજમાં લેબોરેટરી પરીક્ષણ સુવિધા ઉભી કરી છે

મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો અને ચાર યુવાનોનો સમાવેશ થાયછે યુલ ના મેળા દાહોદ જિલ્લામા ઝાલોદ તાલુકા ના રણિયાર માં ધુળેટીના દિવસે અંગારામાં યાલવાની અનોખી પરંપરા છે તેને ચુલના મેળા તરીકે ઓળખે છે લોકો ધગધગતા અંગારા મા ચાલિ પોતાની માનતા પુરી કરે છે દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે

આ મેળો હોળીના બીજા દિવસ એટ્લે કે ધુળેટીના દિવસે ઉજવાય છે આદિવાસી હોળી નર્મદા જિલ્લાના દેવમોગરામાં આદિવાસીઓએ હોળી પ્રગટાવી હોળી ધૂળેટીનુ પર્વ ઉજવ્યુ હતુ પરપ્રાંતમાંથી પોતાના વતન નર્મદામાં પાછા ફરેલા આદિવાસી હોળીની ધૂમ ખરીદી કરીને હોળી પ્રગટાવી ઢોલ નગારા વાજિંત્રો સાથે ઘૈરેચા નૃત્ય કરીને હોળીના ગીતો ગાઇને હોળી ધૂળેટી પર્વ ઉજવ્યુ હતુ આદીવાસીઓની કુળદેવી યાહામોગી માતાના મંદિરે પંથકની સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી હતી હોળીની પ્રદક્ષિણા કરી તેમાં ખજૂર હારડા કેરી નારિયેળ મીઠાઇ વગેરેનો ભોગ ધરાવ્યો હતો

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાસ્મો યોજના દ્વારા નળ સે જળ યોજનાનો ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો

એલ ડી પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવાશે સણોસરા થી કુવાડવા લોખંડની પાઇપ લાઇન નખાશે મુખ્ય પાઈપલાઈનો લોખંડની નખાશે આ યોજનામાં પંપહાઉસ મશીનરી બધુ નવું થશે દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરાશે મેઘદૂત એપ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે મેઘદ્દત નામની નવી એપ લોન્ય કરી છે કોઇપણ ખેડૂત એકવાર એપ ડાઉનલોડ કરી તેના વિસ્તારનુ વાતાવરણ આગામી પાંચ દિવસ કેવુ રહેશે તેની માહિતી મેળવી શકશે પાકમાં વાતાવરણની કેવી અસર રહેશે અને પાકની કેવી કાળજી લેવી તેના સહિતની માહિતી એપમાં આવરી લેવામાં આવી છે આ એપમાં વરસાદ વાવાઝોડાની પણ માહિતી ખેડૂતોને મળી રહેશ

એસ

સમગ્ર રાજ્યભરમાંથી અને બંને સંસ્થાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર તેમજ અલગ વિષયોમાં રાજ્યકક્ષાએ આવેલા મહિલાઓ તથા સંસ્થામાં કાર્યરત સફાઈ કામદાર બહેન તેમજ ભોજન ની સેવા આપનાર બહેનોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં બેટી બયાવો બેટી પઢાવો વિષય અંતર્ગત લાડલી પ્રસ્તુત કરવામાં આવ્યું હતું